પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડથી વધુ મકાનોને મંજૂરી અપાઈ છે

માધ્યમથી સંબોધન કરશે

વી સિંધુ અને સમીર વર્મા થાઈલેન્ડ ઓપન સુપર બેડમીંન્ટ સ્પર્ધામાં સિંગલ્સ ની

આ પ્રસંગે ગૃહનિર્માણ અને શહેરી બા બતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પ્રોજેક્ટ્સના ઝડપથી અમલીકરણ માટે વ્યૂહરચના બનાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી

આસામનાં રાજ્યપાલ જગદીશ મુખી મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિઃશંક આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

અને અન્ય વિદ્યાર્થીઓને વરર્યુઅલ માધ્યમથી ડીગ્રી એનાયત કરાશે

પરંતુ આ તકલીફ રસીકરણનાં લીધે ઉભી થઈ નથી

આ લોકો રસીકરણ અંગે પોતાનો અનુભવ પ્રધાનમંત્રીને જણાવશે ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સુચારૃ રીતે યાલે તે સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રી સતત વૈજ્ઞાનિકો રાજકીય નેતાઓ અધિકારીઓ તથા અન્ય હિસ્સેદારો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રસી સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં લેવા તૈયાર કરેલ માર્ગદર્શક પુસ્તિકાના વિ મોચન પ્રસંગે શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં આઠ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને બહ્ ઓછા કિસ્સાઓમાં નજીવી આડઅસર જોવા મળી છે કેટલીક આડઅસર સામાન્ય છે અને કોઈપણ રસી આપ્યા પછી તે દેખાય છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પર્યાપ્ત વૈજ્ઞાનિક યકાસણી માનવ પરીક્ષણ અને અસરકારકતા બાદ બે સ્વદેશી રસીને અધિકૃત કરવામાં આવી છે ઘણાં દેશ આ રસીને તેમના દેશમાં નિકાસ માટે ભારતનો સંપર્ક કરી રહ્યા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મ્યાનમાર ભારતનો મહત્વપૂર્ણ પાડોશી દેશ છે અને ભારત મ્યાનમાર વિવિધ ઐતિહાસીક સાંસ્કૃતિક ધાર્મિક અને વેપાર જોડાણો ધરાવે છે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

આ સાથે જ કોવિશીલ્ડનાં પયાસ હજાર ડોઝ આજે સેશલ્સ તથા એક લાખ ડોઝ મોરેશીયસ પહોચશે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

ગુજરાતની વાત કરી એ તો ગુજરાતમાં કોરોના કેસોમાં ઉત્તરોઉત્તર ધટાડો જોવા મળી રહ્યો છે

રાજ્યમાં રસીનાં કારણે અત્યાર સુધીમાં કોઈપણ વ્યકિતમાં ગંભીર આડ અસર જોવા મળી નથી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

દરમ્યાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર બધા જ મુદ્દાઓ ઉપર ખુલ્લા મને ચર્ચા કરવા તથા ઉકેલ મેળવવા તત્પર છે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

તેઓ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ ખાતે પરાક્રમ દીવસ ઉજવણીના ઉદ્વાટન સમારોહના અધ્યક્ષ સ્થાને રહેશે

આ પ્રસંગે નેતાજી અંગે એક કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શોનું ઉદઘાટન કરવામાં આવશે પ્રધાનમંત્રી દ્વારા સ્મારક સિક્કો અને ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવશે આ પ્રસંગે નેતાજી પર આધારીત એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે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

આ બેઠક બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે પત્રકારો સમક્ષ જણાવ્યું હતુ કે વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ચૂંટણી પંયને રજૂઆત કરાઈ છે

ડાબેરી પક્ષો તથા કોંગ્રેસે પણ મતદાર યાદી અંગે ચિંતા વ્યકત કરી છે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 યૂંટણી પંચે નાગરીક સ્વયંસેવકો તથા ગ્રીન પોલીસને યૂંટણી પ્રક્રિયાથી અળગા રાખવાનો આદેશ આપ્યો છે

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે જણાવ્યું કે આગામી બે ત્રણ દિવસમાં આ અંગેની ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે અને યોગ્ય નિર્દેશ જાહેર કરાશે